કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે અર્થતંત્રને પાટે યઢાવવા મોદી

ભારત અને દક્ષિણ આફિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે સુરતમાં યાલી રહેલી ટ્વેન્ટી ટ્વેન્ટી શ્રેણીની બીજી મેચ આજે સાંજે રમાશે અમદાવાદમાં રમાઈ રહેલી બીજી ઓપન ગુજરાત ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ સ્પર્ધામાં

અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જાહેરાત કરશે

અને સ્વચ્છતા માટે સમર્પિત બનવા શપથ લેશે

રિપિટ પરશોત્તમ રૂપાલા કેન્દ્રીય કૃષિ અને ખેડુત કલ્યાણ રાજ્યમંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું છે કે અર્થતંત્રને પાટે યડાવવા મોદી સરકારે ઐતિહાસિક પગલા લીધા છે જેથી આવનારા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસદર વધતો જોવા મળશે

શ્રી રૂપાલાએ કહ્યું કે અટકેલા અફોર્ડેબલ અને મધ્યમ વર્ગના ગૃહનિર્માણ પ્રીજેક્ટ પૂર્ણ કરવા સ્પેશ્યલ વિન્ઠોથી મદદ કરવામાં આવશે જેના માટે અલગ ભંડોળ ઉભુ કરાશે કાંદાના વધેલા ભાવ અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે સંગ્રહખોરો તેનો લાભ ન લે તે અંગે કાર્યવાહી કરાશે

આ પ્રસંગે મુખ્યામંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જીડીપીની સાથે નાગરિકોનો હેપ્પીનેસ ઇન્ડેક્ષ વધે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે આણંદમાં અદ્યતન સિવિલ હોસ્પિટલના નિર્માણ માટેની કાર્યવાહી ટૂંક સમયમાં જમીનની પસંદગી કરી પૂર્ણ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગઈકાલે દૂધનગરી આણંદના પંચાયત રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં નગરપાલિકા દ્વારા શહેરના લોટેશ્વર તળાવ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ

મુખ્યમંત્રીશ્રીએ આણંદ નગરપાલિકા દ્વારા રૂા

પી

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગાંધીજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદ તથા રાજકોટ ખાતે કાર્યક્રમ યોજાયા છે આ ઉપરાંત ચોમાસામાં ફેલાતો પાણીજન્ય રોગયાળો ડામવા માટે આરોગ્યતંત્રને સક્રીય બનાવવા ઉપરાંત દિવાળી અગાઉ રાજયભરમાં સડકનું સમારકામ મોટાપાયે હાથ ધરવાની વાત કેબિનેટમાં થઇ હતી મોટર વ્હીકલ એકટ હેઠળમાં અમલી બનેલા સુધારા રાજયમાં લાગુ પાડવા વિશે પણ કેબિનેટમાં ચર્ચા થઇ હોવાનું જાણવા મળે છે

આ બેઠકમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ હરિયાણા આંધ્રપ્રદેશ અને તેલંગણાના રાજ્યપાલશ્રીઓએ ભાગ લઇને કૃષિમાં સુધારણા બાબતે પોતાના વિયારો રજુ કર્યા હતા આ બેઠકમાં કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ગુજરાત સરકારના કૃષિ વિભાગના અધિક મુખ્ય સયિવ કૃષિ નિયામક સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તેવા ફરતા થયેલા અહેવાલોને ફગાવી દીધા છે ટ્વીટમાં રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે આ અહેવાલો ખોટા છે નાણાંમંત્રાલયે આરબીઆઇ કેટલીક બેંકોને બંધ કરી રહી છે તેવી સોશ્યલ મિડિયામાં યાલતા અહેવાલોને ખોટા ગણાવ્યા છે ટ્વીટમાં નાણાસચિવ રાજીવકુમારે જણાવ્યું છે કે જાહેર સાહસની બેંકોને બંધ કરવાનો પ્રશ્ન જ નથી તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને વધુ સારી સેવાઓ પુરી પાડવા જાહેર સાહસની બેંકોમાં કેટલાંક સુધારાઓ અને મુડીરોકાણ વધારવાના પ્રયત્નો કરીને તેને મજબૂત કરી રહી છે

સાંજે સાત વાગ્યાથી યોજાનારી આ મેચનો આંખે દેખ્યો અહેવાલ આકાશવાણીપરથી અંગ્રેજી અને હિંદીમાં પ્રસારિત થશે

રેઈનબો નેટવર્કઅને વધારાની ફિકવન્સીઓ પરથી સાંભળી શકશો

સી કેટેગરીની સ્પર્ધાનો આજથી પ્રારંભ થશે

સ્પર્ધામાં આજે સૌરાષ્ટ્ર અને કેરળ વચ્ચે બેંગાલુરુમાં મુકાબલો થશે અપર્ણા ખૂંટ જતિન કામદાર કરાટે ખેલમહાકુંભ અંતર્ગત ગઈકાલે યોજાયેલી કરાટે સ્પર્ધામાં સાંબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાપા ગામની ત્રણ બહેનોએ પ્રથમ સ્થાન મેળવ્યું છે

ત્રણમાંથી બે બહેનોએ કરાટેમાં રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યા છે હાલ ખેલમહાકુંભમાં થોજાયેલી કરાટે ટુર્નામેન્ટમાં ત્રણેય બહેનો પોતાની કેટેગરીમાં પ્રથમ આવી છે આ ત્રણેય બાળાઓ ભવિષ્યમાં દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતવાની નેમ ધરાવે છે

ફેસ્ટીવલના પ્રથમ દિવસે એકાંકી નાટક ગીત સંગીત પેઈન્ટીંગ પોસ્ટર મેકીંગ ફોટોગ્રાફી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી